કૌરોનાની મહામારી વચે યુંટણી થોજવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

વી

જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંધ અને ગુજરાત શિક્ષક મહાસંધ દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી

કલ્પના શાહ આકમા થોડા સમય અગાઉ સરહદી લખપત તાલુકાના સીમાવર્તી વિસ્તારમાંથી પ્રવેશી બન્ની પરછમ વિસ્તાર પર ફરી વળેલા તીડનાં ટોળા પાવરપટ્ટીનાં સીમોડામાં દેખાતા તેને હડસૈલવા ભારે દોડદામ થઇ હતી ગઈકાલે સવારથી વેરસાદી માહોલ વચ્ચે નખત્રાણા તાલુકાનાં પાવરપદ્દીનાં ઉતરે રણ વિસ્તાર માંથી મોટી સંખ્યામાં તીડના ઝુંડ સીમાડામાં ઉતરી પડયા હતા આ વિસ્તારનાં પાલનપુર ઝુરાઝુરા કેમ્પલોરિયાહનુમાનનગર સુમરાસર શેખ સુધી ભારે સંખ્યામાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા જાગૃત ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ પૂંથકમાં તીડનાં આક્રમણનાં સમાચાર વહેતાં થતા ઝરમર વરસાદ વચે લોકોએ સીમાડામાં હાકલા પડકાર કરી તિદને ઉડાવવા ભારે દોડદામ કરી હતી જેઠ માસમાં થયેલી વાવણીને પગલે બાલ્યોવસ્થામાં રામમીલ ેલહેરાઈ રહ્યો છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહ પહેલા થયેલ વાવણી અંતર્ગત ગુવારમગજેવા પાકો પણ ઊગી નીકળ્યા છે તેવામાં આ કુદરતી આફત સમાન તીડને કાબુમાં લેવા સરકારીતંત્ર પણ કામે લાગ્યું હતું જિલ્લાનાં તીડ નિયંત્રણ અધિકારી અશોક બારૈયાએ આ અંગે વધુ વિગત આપી હતી